મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રોગ નિયંત્રણના ઉપાયો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર હોસ્પિટલ દવાઓ વગેરે બાબતોની સર્વગ્રાહી ચર્ચા થઈ હતી મુખ્યમંત્રીએ સુરત અમદાવાદ રાજકોટ તથા વડોદરાના મ્યુનિસિપલ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી વાતચીત કરી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ પંકજકુમાર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા કોરોના રસીકરણ કચ્છના સાંસદ અને તેમની સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ભુજના છઠ્ઠી બારી અને વ્યાયામ શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લેવા આવતા વરિષ્ઠો તેમજ અશક્તો માટે સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે સાંસદ વિનોદ ચાવડા તથા તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા રસીકરણ કેન્દ્રો પર વડીલો અશક્ત લોકો માટે સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે

બોટાદની સમન્વય ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્માસીકિલ એજ્યુકેશન એન્ડ રીયસ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના જાગૃતિ અગે શહેરના મુખ્ય માર્ગો ઉપર જન જાગૃતિ અંગેની રેલી કાઢી હાથમાં પત્રિકાઓ લઈ લોકોને કોરોનાથી બયવા તમામ નિથમોનું પાલન કરવા અપીલ કરી હતી

આજે ડો ચંદ્રશેખર કંવરે તેની જાહેરાત કરી હતી ગુજરાતી ભાષામાં હરીશ મીનાશ્રુને તેમની કાવ્યરચના બનારસ ડાયરી માટે જ્યારે જેઠો લાલવાણીને સિંધી ભાષામાં જેહાદ નાટ્યકૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાશે બાળ સાહિત્ય માટે ગુજરાતી ભાષાની ભૂરીની અજાયબ સફર વાર્તા માટે નટવર પટેલને જ્યારે સિંધિ ભાષાની નાટ્યકૃતિ મુંદી કેર પાયે માટે સાહિબ બિજાનીને બાળ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાશે

પાટણ જિલ્લા કલેકટરએ આજે સમી તેમજ હારીજ એપીએમસી ખાતે ખરીદ કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઇ અને ખરીદ પ્રક્રિયા નિહાળી માર્ગદર્શન આપ્યું હતું તેઓએ ખેડૂતોને ખરીદ પ્રક્રિયામાં કોઇ મુશ્કેલી ન અનુભવાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું

કાર્યક્રમમાં સ્નાતક અને કૉલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલી દીકરીઓ પણ ભાગ લઇ શકશે

સ્પર્ધાના પહેલા દિવસે ઇન્ડિયન રાઉન્ડમાં છોટાઉદેપુર જિલ્લાની અમિતા રાઠવાએ બાજી મારી સિલ્વર મેડલ મેળવી ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે